શ્રી મોદીએ કોવિડના કેસોમાં સતત થઇ રહેલા દૈનિક ઘટાડાની નોંધ લીધી હતી ભારતમાં કોરોના વાયરસ માટેની ત્રણ રસીઓ વિકાસના અગ્રીમ તબક્કામાં છે જેમાંથી બે બીજા તબક્કામાં છે અને એક ત્રીજા તબક્કામાં છે ભારતીય વૈજ્ઞાનિકો અનેસંશોધકો પાડોશી દેશો અફઘાનિસ્તાન ભૂતાન બાંગ્લાદેશ માલદીવ્સ મોરેશિયસ નેપાળ અને શ્રીલંકા સાથે સહયોગ કરીને સંશોધન ક્ષમતાઓને મજબૂત બનાવી રહ્યા છે જ્યારે બાંગ્લાદેશ મ્યાનમાર કતાર અને ભૂતાનમાંથી પણ તેમના દેશોમાં ક્લીનીકલ ટ્રાયલ કરવાની રજૂઆતો મળી છે

સ્ટાર્ટ અપ કેન્ફ્ર કેન્દ્ર સરકારે સ્ટાર્ટ અપ અને ઉદ્યોગોને સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે

આ હેતુથીવિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તેના ફીસ્ટ તરીકે ઓળખાતા કાર્યક્રમ જરૂરી સુધારા કરશે ફિસ્ટ કાર્યક્રમ હેઠળ વિજ્ઞાનઅને ટેકનોલોજી વિભાગ શૈક્ષણિક સંસ્થાઓ વિજ્ઞાન ટેકનોલોજી માટેની માળખાકીય સુવિધા વધારવા ભંડોળ આપે છે

ઝુંબેશના ભાગરૂપે પ્રદૂષણ નિયંત્રણના પગલાનું પાલન ચકાસવા માટે નિરીક્ષણોની સંખ્યા વધારી દેવામાં આવી છે

આ ઉપરાંત ટીમ ખાતરી કરશે કે બાંધકામ પ્રવૃત્તિઓ ફક્ત નિયત કરેલા મર્યાદિત વિસ્તારોમાં જ ચાલુ રાખવામાં આવે હાલ દિલ્હીમાં પાંચથી છ સ્થળોએ આ બાંધકામ ચાલુ છે